પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચ છે

નવી દિલ્ફી ખાતે પત્રકારો સમક્ષ કોરોના સંક્રમણનું રાષ્ટ્રીય ચિત્ર રજૂ કરતાં આરોગ્ય સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી

મેડિકલ ઑક્સીજનના કાળાબજાર રોકવાની હિમાયત પણ તેમણે રાજ્ય સરકારો ને કરી છે આ પ્રસંગે હાજર એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા એ કોરોના નિદાન માટે કરાતો સિટી સ્કેન નો અતિરેક ટાળવાની હિમાયત કરી છે તેમણે ચોખ્ખું કહ્યું છે કે એક સિટી સ્કૅન માણસની છાતી ના ત્રણસો એક્સ રે જેટલું કિરણોત્સર્ગનું નુકસાન પહોંચાડે છે માટે કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીને સિટી સ્કૅન માટે ધકેલવા જોઈએ નહીં